હવામાન વિભાગના વાવાઝોડા ચેતવણી વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં પૂર્વ મધ્ય અરબી સમુદ્ર અને લક્ષદ્વિપ ટાપુઓ વચ્ચે હવાનું હળવું દબાણ સર્જાયેલું છે

આવતીકાલ સુધી તે ઉત્તર દિશા તરફ આગળ વધે અને ત્રીજી જુનની રાત્રી સુધીમાં ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના રાયગઢ દમણ વચ્ચેના દરિયા કાંઠે પહોંચે તેવી શક્યતા છે

ત્યારબાદ વાવાઝોડું દક્ષિણ ગુજરાતના દરિયા કિનારા તરફ ધીમે ધીમે આગળ વધશે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે સંભવિત વાવાઝોડાને લઈને રાજ્યના દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં હાઇ એલર્ટ જાહેર કરાયું છે ભાવનગર અને અમરેલી જિલ્લાને હાઈ એલર્ટ પર મુકાયા છે

આ સાથે જ માછીમારોને સાવચેતીના ભાગરૂપે દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે

અમારા અમરેલી જિલ્લા ના પ્રતિનિધિ જણાવે છે કે અમરેલી જીલ્લામાં ગઇકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો ખાંભા અને ધારી પંથકમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસ્યો હતો વરસાદથી ઉનાળુ તલ મગ બાજરી અને કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા અનેક વૃક્ષો ધરાશાયી થયા છે ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો વ્યારા વાલોડ ડોલવણ અને સોનગઢ પંથકમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો સુરત જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે કામરેજ બારડોલી તાલુકા પંથકમાં વરસાદ વરસ્યો છે

ભાવનગર જિલ્લામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આજે ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો છે તળાજા પાલિતાણા સિહોર વગેરે તાલુકાના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ પડ્યાના વાવડ છે

જોકે કન્ટેઇન્મેન્ટ ઝોનમાં લૉકડાઉનના માપદંડોનો ચુસ્ત અમલ ચાલુ જ રહેશે કોરોનાના સંકટ વચ્ચે કેટલીક છૂટછાટ જાહેર થતા રાજ્યમાં આજથી ફરી એક વાર જનજીવન પૂર્વવ્રત બન્યું છેલ્લા બે મહિનાથી બંધ પડેલા બજારોમાં લોકોની યહેલપહેલ જોવા મળી સચિવાલય અને સરકારી કચેરીમાં કામકાજ ફરી શરૂ થયું કન્ટેઇન્મેન્ટ ઝોનમાં યુસ્ત પરિસીમા નિયંત્રણ જાળવવામાં આવશે અને માત્ર આવશ્યક પ્રવૃત્તિઓને જ મંજૂરી આપવામાં આવશે કન્ટેઇન્મેન્ટ ઝોનની બહારના વિસ્તારોમાં અગાઉ પ્રતિબંધિત કરવામાં આવેલી તમામ પ્રવૃત્તિઓને તબક્કાવાર ફરી શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવશે જેમાં આરોગ્ય મંત્રાલય દ્વારા સૂચવવામાં આવેલ પ્રમાણભૂત પરિચાલન પ્રક્રિયા નિયત કરવામાં આવશે રાજ્યમાં આજથી કન્ટેઈનમેન્ટ સિવાયના ઝોનમાં એસ ટી બસ સેવા પૂર્વવત બની છે અમદાવાદમાં ગીતા મંદિર મુખ્ય બસ મથકનો ઉપયોગ કરાશે નહીં વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત તરફ જવા માટે રાણીપ કૃષ્ણનગર અને નહેરૂનગર થી સેવા મળી રહીશે વાહન વ્યવહારમંત્રી શ્રી આર

આ તમામ બસો સુભાષ બ્રિજથી અવરજવર કરશે કોઈપણ કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં બસો દોડશે નફી

અત્યાર સુધી કોરોનાથી સાતના મરણ થયા છે

રાજય સરકાર દ્વારા હાલ ટેકાના ભાવે ઘઉંની ખરીદી યાલી રહી છે અરવલ્લી જિલ્લાના સાત કેન્દ્ર પર ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવી રહી છે ઉપરાંત ખેડૂતોને નાણાની યુકવણી કરવાની શરૂઆત પણ કરવામાં આવી રહી છે જિલ્લાના બસો આઠ ખેડૂતોના એક કરોડ તોંતેર લાખ રૂપિયા યુકવાયા છે

મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા એ જણાવ્યું હતું કે આ વખતની રથયાત્રામાં એક કે બે ગજરાજ જ જોડાય તેવા પ્રયાસ કરીશું તેમજ ભજન મંડળી ટ્રક કે ઝાંખીઓ નહીં હોય માત્ર ત્રણ રથ જ યાત્રામાં જોડાશે રથયાત્રામાં રથ ખેંચનાર સિવાય લગભગ કોઈ નહીં હોય જોકે તેમ છતાં રાજ્ય સરકારના દિશા નિર્દેશો મળશે તે રીતે આયોજન થશે અને નિયમો અનુસરાશે આ ઉપરાંત પાંચમી જૂને યોજાનાર જળયાત્રા મહોત્સવમાં માત્ર પૂજારીઓ અને ટ્રસ્ટીઓ જોડાશે